એસ

ના અમલમાં ગુજરાતને મળેલી સિધ્યિ અને તકલીફ બંનેની ચર્ચા કરી રહ્યા છે કોવિડને લીધે વેપાર ધંધાને પડેલો માર આખરે ટેક્ષની આવકમાં ઘટાડો કરનાર સાબિત થયો હોવાથી રાજ્યોને વધુ ભંડોળ કઈ રીતે આપી શકાય તેના ઉપર આ બેઠકમાં ચર્ચા થવાની છે રાજ્યના નાણાં વિભાગના વરીષ્ઠ અધિકારીઓ પણ શ્રી પટેલ સાથે આ બેઠક માં હાજર છે

ગુજરાત સરકારે રિક્ષા ચાલકો છકડો અને મિનિ ટેમ્પોના ડ્રાઈવરો તેમજ દહાડીયા શ્રમિકોને પણ અનાજ વિતરણ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા શ્રમિકોને પણ આ યોજના હેઠળ આવરી લેવાશે

છેલ્લા યાર વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે તેમની આ સિધ્ધિના કારણે તેમને અનેક એવોર્ડ અને ગૌરવપૂર્ણ સિધ્ધિઓ પ્રાપ્ત થઇ છે

યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવપાટણ ખાતે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં સળંગ યાર એવોર્ડ મેળવેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટર કલર પેઇન્ટિંગે દિલ્ફી ખાતે પ્રધાનમંત્રીની ઓફિસમાં શોભા વધારી છે

આર્ટિસ્ટ બિપિન પટેલ એતેમની કલાયાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે વૈશ્વિક મહામારીના કોરોનાના સંકટકાળમાં ઓનલાઈન પધ્ધતિથી ક્લાસ ચલાવી ચિત્રકલા રસિકોને કલા શિક્ષણ આપી રહ્યા છે

એકબીજાથી સલામત અંતર જાળવો હાથ સાબુથી વારંવાર ધુવો નાક નો સ્પર્શ ટાળો ભીડભાડ થી દૂર રહો

કોરોના હારશે તમે જીતશો માસ્ક મહેસાણા મહેસાણા જિલ્લાના જોટાણાના જાતિવાડામાં રહેતા વૃધ્ધ જીવીબહેનને કોરોનાનાં લક્ષણો જણાતા મહેસાણાની સાઁઈ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા

સુપર કોમ્પ્યુટર મહેસાણા ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીને સુપર કોમ્પ્યુટર સુવિધાથી સજ્જ કરવા માટે પસંદગી થઈ છે

ગુજરાત સરકારના વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ગણપત યુનિવર્સિટી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજીને સુપર કોમ્પ્યુટરની સુવિધા પૂરી પાડવા માટે વિશેષ પસંદગી થઈ છે

આગામી દિવસોમાં આ પ્રોસેસીંગ યુનિટ કાર્યરત કરવામાં આવશે